ભારત સહિત વિશ્વભરમા આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય વસ્તુ છે યોગ ફોર હાર્ટ કેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાંચીમાં યોજવામાં આવ્યો રાંચી ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આયુષ મંત્રી શ્રીપાદ નાઇક સહિત કેટલાંક મહાનુભાવો અને નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતા આ પ્રસંગે નાગરિકોને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમણે યોગને ગરીબો અને આદિવાસીઓના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે કારણ કે ગરીબોને જ બીમારીના કારણે સૌથી વધુ મુશ્કેલી પડે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બદલાતા સમયમાં ઇલનેસથી બચાવવાની સાથે જ આપણે વેલનેસ પર ભાર મુકવાની જરૂર છે જે માટે યોગ ખૂબ જ જરૂરી છે તેમણે યોગને અનુશાસન અને સમર્પણ તરીકે ગણાવ્યું હતું અને લોકોને આજીવન યોગનું પાલન કરવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયો સમારોહમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આજે વિશ્વયોગ દિવસે રાજ્યમાં રાજ્યયોગ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે જેથી લોકો યોગની પ્રવૃત્તિ સાથે જોડાય તેમજ રાજ્યમાં યોગ સાધના અને સ્વસ્થ જીવન માટે યોગનો પ્રચાર પ્રસાર થાય

દરમિયાન રાજ્યના પ્રવાસન અને યાત્રાધામો તેમજ હેરિટેજ સ્થળો પણ યોગાભ્યાસમાં જોડાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આજે અનોખી રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે સંતો મહંતો સહિત અનેક ધર્મગ્રુઓ પણ આ યોગસાધનામાં જોડાશે અમદાવાદમાં ભદ્રના કિલ્લા ખાતે આજે વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો મહેસાણાના સૂર્યમંદિર ખાતે પણ વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર ખાતે સ્વર્ણિમ પાર્ક ખાતે યોગ દિવસની ઉજવણી ગ્રહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવી

આ ઉપરાંત ગાંધીનગરના આઠ ઐતિહાસિક સ્થળ અડાલજની વાવ દાંડીકૂટીર ઇન્દ્રોડા પાર્ક કંથારપૂર વડ અક્ષરધામ વિધાનસભા ત્રિમંદિર અને મહુડી ખાતે પણ યોગ શિબિરોનું આયોજન કરવા આવ્યું છે દરમિયાન બ્રહ્માકુમારી પતંજલિ આર્ટ ઓફ લીવીંગ સમર્પણ ધ્યાન યોગ સ્વામીનારાયણ સંસ્થા લક્રલીશ યોગ યુનિવર્સિટી સહિત સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાઈ છે કચ્છ જિલ્લામાં ભૂજ ખાતે રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતોમાં આજે યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો

દરમિયાન અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે

વડોદરા ખાતે વિશ્વયોગ દિવસનો કાર્યક્રમ ગ્રજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતમાં યોજાયો વડોદરાના મેયર મ્યુનિસિપલ કમિશનર સહિત વડોદરાના નગરજનોએ વિવિધ યોગાસનો કરી યોગદિવસની ઉજવણી કરી જામનગરમાં લાખોટા તળાવ ખાતે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી આર

ફળદ્દની ઉપસ્થિતિમાં યોજાયો મેયર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં લોકો યોગ દિવસમાં જોડાયા હતા

નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઈ ભાવનગરની જીલ્લા જેલમાં જગદીશ્વરમ ફાઉન્ડેશન તથા આંતરરાષ્ટ્રીય નિસર્ગ ઉપચાર સંસ્થાના ઉપક્રમે ચાલી રહેલા યોગ વર્ષનું આજે સમાપન થશે

દરમિયાન આ વર્ષના પ્રધાનમંત્રી યોગ પ્રરસ્કાર માટે ઇટાલીના સુશ્રી એન્ટોનીએરા રોઝી બિહાર સ્ક્રલ ઓફ યોગ તેમજ જાપાન યોગ નિકેતનનો પણ સમાવેશ થાય છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે રાજ્યના ખનીજ ખાણ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે

અને હપ બી જેવી મંજૂરીઓ સરળતાથી મળી શકશે અને અગાઉ ઉદ્યોગકારોને બિન ખેતી પરવાનગી મેળવવામાં પડતી મુશ્કેલીઓ પણ ઓછી થશે સત્તાવાર યાદીના જણાવ્યા પ્રમાણે નિર્ણયો રાજ્યોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિને વેગ મળતા રોજગારીની તકો વધશે અને ખનીજ વલિસ્તારના બ્લોક્સ ઝડપથી કાર્યાન્વિત થતા સરકારને રોયલ્ટીની આવક પ્રાપ્ત થશે છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલ ગઇકાલે સમેટાઈ છે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ ગઇકાલે બેઠક યોજી હતી જેમાં સ્કૂલ વર્ધી સંચાલકોને નડતાં પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશાના પગલા બાબતે સફળ વાટાઘાટો થઇ હતી બેઠકના પગલે આજથી સ્કૂલ વર્ધી વાન રીક્ષાઓ રાબેતા મુજબ બાળકોને શાળાએ લઇ જવાનું શરૂ કરશે

જ્યારે અન્ય પાંચ પોલીસ કર્મીઓને બે વર્ષની જેલ ફરમાવી છે

આ પૈકી એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું